કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમ્યાન કોવિડના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી

થી વધુ દર્દીઓ સાજા થયા છે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે કવાડ સભ્ય રાષ્ટ્રોએ મુકત સ્વતંત્ર અને સમાવેશી હિંદ પ્રશાંતને જાળવવાના મહત્વને સામુહીક સમર્થન આપે છે

પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું કે જેડીયુ પુર્વ મુખ્યમંત્રી જીનતરામ માઝીના હીન્દુસ્તાન અવામ મોર્યાને સાત બેઠકો આપી છે

ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઇપી પક્ષ વય્યે બેઠકોની વહેંચણી અંગે વાતયીત યાલી રહી છે શ્રી નીતીશકુમારે કહયું કે એનડીએ વિકાસના મુદ્દે યુંટણી લડશે

પૂર્વ લોકસભા સાંસદ હરી માંઝી બોધગયા બેઠક પરથી તો તાજેતરમાં જ ભાજપમાં પ્રવેલેલા શ્રેયસી સિંહ જુમઇ બેઠક પરથી યુંટણી લડશે શ્રી પ્રેમકુમાર ગયા નગર અને જ્ઞાનેન્દ્ર કુમાર સિંહ બાઢ બેઠક પરથી યુંટણી લડશે

સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયું કે કેન્દ્ર ધ્વારા લાવવામાં આવેલા નવા ત્રણ ક્રષિ કાયદાઓથી ખેડ઼તોને પોતાના ઉત્પાદનોના વેચાણમાં નડતા અવરોધો દુર થશે ગઇકાલે ચેન્નાઇમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ કાયદાઓ લાવતા પહેલા કૃષિ નીષ્ણાંતો ખેડુતો અને વિવિધ હોદૃદારો સાથે વ્યાપક ચર્ચાઓ કરાઇ હતી તેમણે કહ્યું કે આ કાયદા મુજબ ખેડ઼તોને પોતાના ઉત્પાદનો પોતાની ઇચ્છા મુજબ વેયવાનો વિકલ્પ મળવાની સાથે લધુતમ ટેકાના ભાવોની વ્યવસ્થા યાલુ રહેશે નાણામંત્રી એ કહ્યું કે કરાર ખેત પધ્ધતિથી જમીન માલીકીના હક અંગે ઉદભવેલી શંકાઓ પાયાવિફીન છે તેમણે કહયું કે સંસદમાં પસાર થયેલા આ કાયદાઓનો વીરોધ કરનાર લોકશાહી વ્યવસ્થાનું અપમાન કરી રહ્યાં છે આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમ્યાન કોવિડના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે ઉત્સવો માટેના સમયગાળામાં ધાર્મિક ઉપાસના મેળાઓ રેલીઓ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યો માટે સ્પષ્ટસ્થાનો પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડાઓ ભરાતા હોય છે મંત્રાલયે કહ્યું કે ચેપના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ છે કેજરૂરી નિવારક પગલાં લેવામાં આવે

થર્મલ સ્કિનીંગ શારીરિક અંતર અનેસેનિટાઈઝેશનનું પાલન સરળ બનાવશે રેલીઓ અને સરઘસોમાં લોકોની નિર્ધારિત મર્યાદાથી વધુ સંખ્યા ન હોવી જોઈએ અને યોગ્ય શારીરિક અંતર અને માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરવું આવશ્યક છે ઉત્સવો માટે ફક્ત કન્ટેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે કન્ટેન્ટઝોનમાં રહેનારા લોકોને તેમના ઘરની અંદર જ બધા તહેવારો ઉજવવા અને બહાર ન નીકળવા માટે જણાવાયું છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સક્રિય કેસોવચ્ચેનું અંતર ક્રમશ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે

હાથ સાબુથી વારંવાર ધ્વો નાક નો સ્પર્શ ટાળો ભીડભાડ થી દૂર રહો

જયશંકરે જણાવ્યું છે કે કવાડ સભ્ય રાષ્ટ્રોએ મુકત ખુલ્લા અને સમાવેશી હિંદ પ્રશાંતને જાળવવાના મહત્વને સામુહીક સમર્થન આપે છે જાપાનમાં મંત્રીસ્તરની બીજી કવાડ બેઠકમાં શ્રી જયશંકરે કહ્યું કે કવાડ સભ્ય દેશોનો ઉદ્દેશ તમામની સુરક્ષા અને આર્થિક હિતોને આગળ વધારવાનો છે તેમણે કહયું કે બહ્મતીવાદી લોકશાહી તરીકે કવાડ સભ્ય દેશો કાયદાના પાલન પારદર્શિતા અને મુકત દરીયાઇ પરીવહન પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતીપુર્ણ ઉકેલો માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા પ્રતિબધ્ધ છે ઉલ્લેખનીય છે કે કવાડ સભ્ય દેશોમાં ભારત અમેરીકા જાપાન અને ઓસ્ટ્રેલીયાનો સમાવેશ થાય છે આ દેશોના વિદેશમંત્રીઓ જોડાણ માળખાગત વિકાસ આંતકવાદ દરિયાઇ સંરક્ષણ સહિત સુરક્ષા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃઘ્યિ વિગેરે મુદ્દે યર્યા વિયારણા કરી રહ્યાં છે

રાજસ્થાન તરફથી નબળી શરૂઆત કરતા પહેલી ત્રણ ઓવરમાં જ ત્રણ વિકેટો ગુમાવી હતી

આ ઉપરાંત બોલ્ટ અને પેટીન્સને બે બે વિકેટો ઝડપી હતી

સુર્થ કુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો આઇપીએલમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિઝ્સ વચ્ચે મુકાબલો થશે

આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારે ગ્રાહકો તેમની ક્ષમતા અનેઇંધણની પસંદગી મુજબ કોઈપણ પ્રકારનુંબળતણ ખરીદવા માટે સમર્થ હોવા જોઈએ તે પેટ્રોલ ડીઝલ સીએનજી એલએનજી અથવા ઇલેક્ટ્રિક યાર્જિંગ મેળવી શકે છે તેમણે એમ પણ કહ્યું કે ગ્રાહકો તેમની સુવિધા મુજબ તેમના ઘરે બેઠાં બળતણ મેળવી શકે તેવા પ્રયત્નો થઈ રહ્યાં છે શ્રી પ્રધાને કહ્યુંકે ભારત સૌર ઉર્જાક્ષેત્રે રોલ મોડેલ બનીચૂક્યું છે